કાશ્મીરમાં મૂકાથેલો પ્રવાસન પરનો પ્રતિબંધ આજથી ઉઠાવી લેવાથો

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મામલ્લાપુરમમાં અનૌપયારિક પરિષદ માટે તડામાર તૈયારીઓ નાણાંમંત્રી નિર્મળા સીતારમણે પીએમસી બેન્કના ખાતેદારો સાથે મુંબઇમાં બેઠક થોજી અને યોગ્ય પગલાં લેવા ખાતરી આપી આરોગ્ય મંત્રી ફર્ષવર્ધને નવી દીલ્ફીમાં સુરક્ષિત માતૃત્વ આશ્વાસન કાર્યક્રમ સુમનનો આરંભ કર્યો

રશિયામાં રમાઇ રહેલી વિશ્વ મહિલા મુક્કાબાજી સ્પર્ધાની સેમીફાઇનલમાં મેરીકોમ મંજૂરાની અને જમુના રાવનો પ્રવેશ

આ નિર્ણયના કારણે કાશ્મીરમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે ગઇ બીજી ઓગષ્ટથી પ્રવાસન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હવે પ્રતિબંધ હટાવી લેવાતાં રાજયના પ્રવાસે આવનાર મુસાફરો મુક્ત રીતે હરીફરી શકશે રાજયપાલ સત્યપાલ મલિકે ગયા અઠવાડિયે આ નિર્ણય કર્યો હતો

જમ્મુમાં પંડીત પ્રેમનાથ ભાટ પત્રકારત્વ એવોર્ડ સમારોહને સંબોધતાં તેમણે કહ્યું કે કાશ્મીર પર સૌ પ્રથમ પંડીતોનો અધિકાર છે

તેમણે કહ્યું કે સરકારે નિર્ણય લીધા છે તે સમાજના લાભમાં છે પંડીતોના પુનર્વસવાટ માટે સરકાર ચોક્કસ પગલાં લેશે

ઉમેદવારીપત્રોની ચકાસણી આજે થશે જયારે આવતીકાલ સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે

આમ છતાં ભારતીય સેના જે સરહદ ઉપર તહેનાત હતી તેણે પાકિસ્તાનની ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો હતો પાકિસ્તાનના ફાયરીંગને કારણે ભારત બાજુએ કોઇ નુકસાન થયું નથી

દેશના ભાતીગળ સાંસ્કૃતિક વારસા તથા વેપારી સંબંધો અને વૈવિધ્યપૂર્ણ બાબતો સાંકળવા માટે દિલ્ફીથી બહાર મામલ્લાપુરમની પસંદગી કરવામાં આવી છે આ હેતુથી સલામતિ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રધાનમંત્રી આવતીકાલે ખાસ વિમાનથી ચેન્નાઇ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા મામલ્લાપુરમ જવાના છે ચીનના રાષ્ટ્રપતિ બપોર બાદ ચેન્નાઇ પહોંચશે અને ત્યાં એક હોટલમાં રોકાઇને રોડ માર્ગે મામલ્લાપુરમ પહોંચશે શનિવારે બંને વચ્ચે પ્રતિનિધિસ્તરની વાતચીત થશે અને તેમાં દ્વિપક્ષી વેપાર સંરક્ષણ સલામતિ ત્રાસવાદ આંતરરાષ્ટ્રીય સહકાર સલામતિ ત્રાસવાદ અને આંતરરાષ્ટ્રિય સહકાર જેવા પ્રશ્નો અંગે વિચારણા કરાશે

સેનાના કોઈપણ એકમે છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રની નોંધપાત્ર સેવા કરી હોય તેને રાષ્ટ્રપતિના ધ્વજ પ્રદાન કરાય છે આ પ્રસંગે તેમણે ભૂમિદળની કામગીરીની પ્રશંસા કરી અને જણાવ્યું કે દેશ તે માટે ગૌરવ અનુભવે છે

અરજીની સુનાવણી આવતીકાલે થાય તેવી સંભાવના છે સ્પેશ્યલ કોર્ટે ગઇ પાંચમી સપ્ટેમ્બરે પિતાપુત્રને રાહત આપી છે તે હકમને ઇડી એ પડકાર્થો છે આઇએનએકસ મીડીથા કેસમાં સીબીઆઇ એ ચિદમ્બરમની ધરપકડ કરી હતી ત્યારથી જેલમાં છે સીબીઆઇ એ એકસેલ મેકસીસ કેસ દાખલ કર્યો હતો તેમાં ટ્રાયલ કોર્ટે બંનેના આગોતરા જામીન મંજૂર કર્યા હતા

આજે મુંબઇમાં બેન્કના ગ્રાહકોનું એક પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું તેમણે કહ્યું કે આ અંગે રીઝર્વ બેન્કના ગવર્નરની સાથે વાતચીત કરીને ઝડપથી કામ કરતી થાય તે માટે જણાવશે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી સીતારમણે કહ્યું કે રીઝર્વ બેન્ક કાયદા મુજબ કાર્યવાહી કરી રહી છે અને ખાતેદારોના પ્રશ્નોનું ઝડપથી નીરાકરણ આવે તેવા પ્રથત્નો કરશે તેમણે કહ્યું કે આ બેઠકમાં કેવી રીતે આ પ્રકારની ગેરરીતિ સર્જાઇ તેનો નાણાં મંત્રાલય અભ્યાસ કરશે અને ભવિષ્યમાં તેવું ન બને તેની કાળજી લેવાશે

આ કાર્યક્રમનો હેતુ દરેક મહિલાઓ અને નવજાત બાળકને માનલેર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની વિનામૂલ્યે સેવા પૂરી પાડવાનો છે આ ઉપરાંત માતા તથા બાળમરણને અટકાવવાનો છે પરિષદને સંબોધતાં ડોકટર ફર્ષવર્ધને કહ્યું કે સૌને આરોગ્યની સારવાર હેઠળ આવરી લેવા બાબતને ટોચ અગ્રતા આપવાની આવશ્યકતા છે અને તે માટે સરકાર વચનબદ્વ છે તેમણે કહ્યું કે તબીબી શિક્ષણમાં ઘણા સુધારા થયા છે સરકાર મેડીકલ કોલેજોમાં વધારો કરવા વયનદ્વ છે આ મેડિકલ કોલેજો ગુણવત્તાસભર તબીબી શિક્ષણ પૂરૂં પાડશે

આ માટે વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ કોમ સ્લેશ મરાઠી પરથી સમયાર વાંચી શકાશે

મુખ્યમંત્રી પી વિજયને આ નિર્ણયથી આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે દ્વારા કેરળ બેન્ક રાજયની સૌથી મોટી બેન્ક બનશે